આ નિમિત્તે વિવિધ આશ્રમોમાં ઉજવણી ચાલી રહી છે નર્મદા કાંઠે ગીરનારમાં બગદાગ્નામાં અદ્વેત આશ્રમ સહિત અન્ય સ્થળોએ પણ પૂજનના કાર્યક્રમ યોજાયા છે આશ્રમોમાં સવારે મંગળા આરતી બાદ કાર્યક્રમો શરૂ થયા છે ગુરૂપૂજન ઉપરાંત રાત્રે સંતવાણીના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલા શ્રી સંતરામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્યતાપૂર્વક ઉજવણી થઇ રહી છે ખેડા આણંદ જિલ્લા ઉપરાંત સમગ્ર ભારતભરમાંથી અને વિદેશમાંથી પગ્ન આજે વિશેષમાં ગુરુ પૂર્ણિમાને કારણે ભાવિક ભક્તો સંતરામ મંદિર નડિયાદ ખાતે ઉમટ્ચા છે શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાન અને દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી પૂજ્ય રામદાસજી મહારાજને વંદન કરી વહેલી સવારથી જ ગુરૂના દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટ્ચા છે યાત્રાધામ ડાકોર ખાતે પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તો રાજા રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા મંદિરની બહાર રાજાધિરાજ રાજા રણછોડરાયના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી

ગ્રહણના કારણે રાજયનાં મંદિરોમાં દર્શન મંગળા આરતી તથા પૂજનના સમયમાં ફેરફાર કરાયા છે અંબાજી સોમનાથ બહુચરાજી મંદિર સહિતના અગ્રણી મંદિરોમાં મહાઆરતીના સમયમાં ફેરફાર થયો છે આજે પુજા અર્ચન ઉપર ગ્રહણનો વેધ લાગતો હોવાથી અંબાજી મંદિર નાં દર્શન આરતી નાં સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે

સાંજના સાડાચાર કલાક બાદ મંદિર બંધ રહેશે અને આવતીકાલે સવાર ની આરતી નવ વાગે કરવામાં આવશે ગૌરીવ્રત આજે ગૌરીવ્રતની પૂર્ણાહૂતિ થઇ છે પાંચ દિવસ માટે કુંવારિકાઓ દ્વારા કરાતા વ્રતની જવારાઓના વિસર્જન સાથે ઉજવણી પૂરી થઇ છે આજે ગુરુપૂર્ણિમાએ મહીસાગર જિલ્લા મહીસાગર નદી ખાતે ગૌરી વ્રત કરતી નાની બાળાઓ દ્વારા પૂજન અર્ચન કરી ટોપલીમાં વાવેલા જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું વહેલી સવાર થી મોટી સંખ્યામાં બાલિકાઓ તેમના માતા પિતા સાથે આવી નદી ના પાણીમાં જવારા વિસર્જિત કર્યા હતા મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે આજે ચંદ્રગ્રહણના પગલે વહેલી સવારથી ભાવિક ભકતો દર્શનાર્થે આવ્યા હતા આજે ગૌરીવર્ત કરતી નાની બાળાઓ દ્વારા ગૌરી વ્રત નું પૂજન કરી જવારાનું મહીસાગર નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું ચાંદીપુરમ વાયરસ મધ્યગુજરાતમાં દર વર્ષની જેમ આ વખતે પણ ચાંદીપુરમ વાયરસે દેખા દીધી છે અને તેને લઈને વડોદરાના ભાયલી ગામની બાળકીનું મોત નિપજ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ વાયરસ વ્ધુ ન ફેલાય તે માટે અંતરિયાળ શ્રામ્ય વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી છે ચોમાસાની ઋતુ દરમિયાન પ્રથમ વરસાદ બાદ ભેજયુકત વાતાવરણમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ ચાંદીપુરમ વાયરસ વધુ ફેલાતો હોય છે મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં પહ્ન આ વાયરસ ભૂતકાળમાં વધુ વકર્યો હતો અને તેને લઈને મોતની સંખ્યામાં પજ઼ વધારો નોધાયો હતો આ વર્ષે આ વાયરસ પંચમહાલ જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે જીલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલા કાચા મકાનો ધરાવતા વિસ્તારોમાં દવા છંટકાવ તેમજ કાચા મકાનોમાં રહેલી તિરાડો કે જ્યાં આ વાયરસની માખી ઉદભવે છે તે તિરાડોને પુરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી

સાયકલ યાત્રાનું સ્વાગત તેમજ સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાયક્લયાત્રા વોટર કન્ઝર્વેશન ભારત મિશન અને સોશ્યલ હાર્મોન થીમનો પ્રચાર પ્રસાર કરી રહી છે